તેઓ આજે ચિત્રકુટથી દેશભરના દસ હજાર ખેડુત ઉત્પાદક સંગઠનોનો શુભારંભ કરશે

ત દીલ્ફી પોલીસે જણાવ્યું છે કે સોશિયલ મીડીયા ઉપર ઉશકેરણી જનક પોસ્ટ કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરાશે

તેમણે શિબિરમાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો સાથે વાતચીત પણ કરી હતી અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે આવરી લેવામાં આવેલા લાભાર્થીઓની સંખ્યા અને વિતરણ કરવામાં આવેલા ઉપકરણો તથા તેના મૂલ્યના સંદર્ભમાં સૌથી મોટો કેમ્પ છે

આ સંગઠનો લધુ નાના અને ભુમિફીન ખેડતોને એક કરવામાં મદદરૂપ બનશે જેથી ટેકનોલોજી ઉત્કૃષ્ઠ બીજ ખાતર અને કીટનાશકો સહિત જરૂરી નાણાંકીય સાધનોની કમી જેવા મુદ્દા સામુહીક રૂપે નિવારી શકાય નવી દિલ્હીમાં પત્રકારોની સાથેની વાતચીતમાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે ખેડુત ઉત્પાદન સંગઠન ખેડુતોના જીવનમાં કાંતીકારી સુધારા કરશે શ્રી તોમરે કહયું કે પ્રધાનમંત્રી આ પ્રસંગે વિવિધ રાજ્યના ખેડુતોને કિસાન ક્રેડીટ કાર્ડ પણ આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના ચિત્રકુટમાં બુંદેલખંડ એકસપ્રેસ વે ના બાંધકામ માટે આજે શિલારોપણ કરશે

તેના અનુસંધાને બુંદેલખંડ એકસપ્રેસ વે બાંધવામાં આવી રહ્યો છે આ એકસપ્રેસ વે નું નિર્માણ રાજય સરકાર કરી રહી છે અને તે ચિત્રકુટ બાંદા હમીરપુર અને જાલૌન જીલ્લામાંથી પસાર થશે જેનાથી બુંદેલખંડ પ્રદેશ આગ્રા લખનૌ એકસપ્રેસ વે અને યમુના એકસપ્રેસ વે ની સાથે દિલ્હી સાથે જોડાશે જેનાથી બુંદેલ ખંડના વિકાસમાં વેગ આવશે

ભારતે ઘણા પ્રકારના સંરક્ષણ સાધનોની મોટી સંખ્યામાં જરૂર છે જેમાં જમીની પ્રણાલીઓ જહાજો અને સબમરીન તેમજ એરક્રાફટ હેલીકોપ્ટર શસ્ત્રો લડાખુ વિમાન અને સેન્સર સુધીનો સમાવેશ થાય છે

મુંબઇમાં એક ખાનગી સમાચાર ચેનલ પર તેમણે કહ્યું કે કેન્દ્રએ નાણાંકીય ખાદ્ય ઓછી કરવા માટે મોટી સંખ્યામાં રકમ ફાળવી છે અને વધુ રકમ ફાળવવા અંગે વિયારશે સુશ્રી સીતારમણે કહ્યું કે તેમને અર્થ વ્યવસ્થાની વૃધ્યિદરમાં કોઇ અવરોધની આશંકા નથી નાણાંમંત્રીએ કહ્યું કે સરકાર વિકાસ નાણાં સંસ્થા ડીએફઆઇની સ્થાપના અંગે વિયારણા કરે છે

વૃધ્ઘિદરમાં ઘટાડો થવાના એક પ્રશ્નના જવાબમાં સુશ્રી સીતારમણે કહ્યું કે કોર્પોરેટ અને વ્યકિતગત કરમાં ઘટાડો ઉપરાંત સીધા નાણાં ખાતામાં જમા જેવી ઘણી નીતીઓ અમલમાં છે

એક ટવીટમાં તેમણે કહ્યું કે મોરારજી દેસાઇ હંમેશા શિસ્ત અને સિધ્ધાંતોના આધારે રાજકારણ કરતા હતા જેના માટે તેઓ હંમેશા યાદ રહેશે

શ્રી પાર્કરે કહ્યું ન્યૂઝીલેન્ડ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે આગળ વધી રહ્યો છે અને તેમની પાસે નિષ્ણાંતોની જાણકારી છે

જે કાનૂની રીતે અપરાધ છે દીલ્ફી પોલીસ સતત સોશિયલ મીડીયા ઉપર નજર રાખી રહી છે અને આ સાથે સંકળાયેલા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરશે

સાયબર ક્રાઇમ

ઇન ઉપર ફરીયાદ કરી શકે છે

હાલ જમ્મુ શ્રીનગર કઠુઆ રાજૌરી અને ડોડા જીલ્લામાં અમૃત કેન્દ્રો ચાલુ જ છે

આ કેન્દ્રો ઉપરથી ત્રણ કરોડ પંચાણુ લાખ રૂપિયાની દવાનું સસ્તા ભાવે વેચાણ થયું છે

વિદેશ સચિવે ત્યાં નેતાઓને કહયું કે ભારત શાંતીપુર્ણ અને સ્થિર અફઘાનીસ્તાનનું હંમેશા સમર્થન કરે છે તેઓ રાષ્ટ્રપતિ અશરફ ગનીને મળ્યા હતા અને તેમને પ્રધાનમંત્રી મોદીનો પત્ર સુપ્રત કર્યો હતો વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશકુમારે સંખ્યાબંધ કરેલા ટવીટમાં કહયું કે ભારત અફઘાનીસ્તાનમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવા પ્રાદેશિક અખંડિતતા લાવવા અને બહારથી પ્રાયોજિત આતંકવાદને નાબુદ કરવા સાથ આપે છે શ્રી શ્રંગલા અને ગનીની મુલાકાત અંગે વધુ માહિતી આપતાં રવિશક્રમારે જણાવ્યું કે અફઘાન રાષ્ટ્રપતિએ અફઘાનીસ્તાનમાં લોકતંત્ર અને બંધારણીય વ્યવસ્થામાં ભારતના સતત સમર્થન અંગે પ્રશંસા કરી હતી અમેરીકા અને તાલીબાન આજે દોહા ખાતે શાંતી સમજુતી કરાર પર હસ્તાક્ષર કરવાના છે

મરચા ઉત્સવ એ વેપારીઓ રોકાણકારો અને નિકાસકારો માટેની વ્યવસાયની મોટી તક છે તે ખેડુતોની આવક બમણી કરવાના કેન્દ્ર સરકારનું લક્ષ્ય પુર્ણ કરવામાં પણ મદદ કરશે અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે ઉત્સવ દરમિયાન મરચા આધારીત વાનગીઓના સ્ટોલ પણ ગોઠવવામાં આવશે